રાજ્ય સરકાર દ્વારા લોજીસ્ટીક આઈ ટી

ટી આધારિત સેવાઓ ખાણ ક્ષેત્રને બોનાફાઇડ ઉદ્યોગોને દરજ્જો અપાયો છે મહેસુલમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં લોજીસ્ટીક સેકટર ખાણ ક્ષેત્ર તથા આઈ

આ નિર્ણયથી આ ક્ષેત્રના ઉદ્યોગકારોને સરળતાથી બિનખેતી પ્રવૃત્તિની મંજૂરી મળી રહેશે અને આગોતરી લેવી પડતી બિનખેતી પરવાનગી લેવી પડશે નહીં

મંજુર કરાયા હોવાનું જાણવા મળેલ છે સંસદ વિનોદ યાવડાએ જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના મંત્રીને કચ્છ અને મોરબીના રસ્તાઓ માટે રજુઆતો કરી હતી તેમાં ભુજ શહેર ભીડ નાકા થી સરપટ ગેટ મજબુતીકરણ માટે દોઢ કરોડ ભુજ રેલ્વે સ્ટેશન એપ્રોચ રોડ માટે રૂ

શ્રીયુડાસમાએ અદાણી ફાઉન્ડેશન હેઠળ યાલતાં બે પ્રોજેકટ એક ઉત્થાન જે સરકારી શાળાને દત્તક લઇ તે શાળાના સર્વાંગીણ વિકાસ પર કાર્ય કરે છે અને ઉડાન કે જેમાં રાજયભરમાંથી હાઇસ્ક્રલ અને કોલેજના વિદ્યાર્થીઓને અદાણી પાવર અદાણી પોર્ટ વિલમરની મૂલાકાત કરાવવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી

નેહલ ઠક્કર પ્લાસ્ટિક કંપનીમાં આગ ભયાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી પ્લાસ્ટીકની કંપનીમાં ગત મોડી રાત્રીના લાગેલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કંપનીમાં આગની જ્વાળાઓ ફેલાતા કરોડોના નુકશાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે

કંપનીના જવાબદારો સહિતનાઓ ખડે પગે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળેલ છે પ્રાથમિક ત્રણ મુજબ શોર્ટ સર્કીટ થી આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે

નેહ્લ ઠક્કર ડેન્ગ્યુ તાવ કચ્છમાં ડેન્ગ્યુ તાવના દર્દીઓની સંખ્યા વધતી રહી છે સરકારી ઉપરાંત ખાનગી ફોસ્પિટલો દવાખાનાઓમાં દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે દરમિયાન સિવિલ સર્જન ડો કશ્યપ બુય પણ તાવમાં પટકાયા છે તેમનો ડેન્ગ્યુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે નેહલ ઠક્કર નખત્રાણા આરોગ્ય વિભાગ યાલુ વર્ષે નખત્રાણા પંથકમાં વિક્રમજનક વરસાદ બાદ આરોગ્ય ક્ષેત્રે તાવના લક્ષણો જણાતા દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે તાવના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળતા જીલ્લા આરોગ્ય અધિકારી વહીવટ વિભાગ તેમજ ગ્રામ પંચાયતના સંકલનથી સાફિને અગ્રતા આપીને મચ્છરોના નાશ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે